આ ઉપરાંત તમામ કામકાજના સ્થળીએ તેમજ વાહનોમાં મુ સાફરી દરમિયાન પણ માસ્ક પહેરવો ફરજીયાત છે

જીટીયુ ના વિધાર્થી અને કર્મચારીઓ દ્રારા સોશિયલ મીડિથામાં હેશટેગ મુ વમેન્ટ ચલાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં જીટીયુ ના કર્મચારીઓ દ્રારા થોગ શા માટે પસંદ છે જેવા વિષય પર પ્લેકાર્ડ અને યોગાભ્યાસના ફોટાઓ અપલોડ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે જીટીયુ ના કુલપતિ પ્રો

નવીન શેઠ અને કુલસચિવ ડો

ખેર દ્રારા જીટીયુના દરેક વિધાર્થીઓ અને કર્મચારીઓને યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા જણાવ્યુ છે શિતલ વૈશ્નવ યોગ અધ્યક્ષ કોરોના મહામારી સામે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થોગ પ્રાણાથામ સફળ પુરવાર થયુ છે ગુજરાત યોગ બોર્ડના અધ્યક્ષ શિશુ પાલ રાજપુ તે જણાવ્યુ છે કે આ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને થોગબોર્ડ દ્રારા ઓનલાઈન થોગની જાણકારી મળે અને લોકોમાં જાગૃતિ આવે તે માટે જુદાજુદા અભિયાન શરૂ કર્યા છે તો રાજયના પોલીસવડા શિવાનંદ ઝા એ આગામી આંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે સૌ લોકોને યોગાસન કરીને શારીરિક અને માનસિક સ્વસ્થ રહેવા અનુ રોધ કર્યો છે રાજયમાં કોરોના મહામારી સામે લડવા માટે શરીરમા રોગપ્રતિકારક શક્તિ સારી હોવી ખુબ જરૂરી છે ત્યારે યોગ તેના માટે સૌથી કારગરા ઉપચાર છે

શિતલ વૈશ્નવ રણતીડના ઝુંડબાઈટ પૂ ર્વ કચ્છમાં ચોમેર રણ થી ઘેરાયેલા ખડીર વિસ્તાર માં મોટા પ્રમાણ માં રણ તીડ ના ઝુંડ રોકાયા હોવાનું માલૂ મ પડતાં દવા નો છંટકાવ કરવાની કામગીરી તંત્ર એ ઉપાડી લીધી છે ભયાઉ તાલુકા ના તિડ ગ્રસ્ત ગામડા પૈકી જનાણ ગામ ના શિક્ષક ઘનશ્યામ મહારાજે માહિતી આપી છે કે તીડ ના ઉપદ્રવ ને ખાળવા માટે અમરાપર અને ગણેશપર માં ખેતીવાડી ખાતા ની ટુકડી ઉતરી પડી છે

આકાશવાણી સાથેની વાતચીત માં તેમણે કહ્યું છે કે ઓછી તીવ્રતા ના ભૂ કંપ અને આફ્ટરશૉક ચાલુ રહે ત્યારે મોટા અને વિનાશક ધરતીકંપની શક્યતા ઘટી જાય છે માટે કચ્છ ના લોકો એ ભય પામવા ની જરૂર નથી કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટિ માં ભૂ સ્તર વિભાગ ના વડા અને સંશોધક ડોક્ટર ઠક્કર કહે છે કેવાગડ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ એમ બે ફોલ્ટલાઇનમાંથી રવિવારનો ભૂ કંપ આવ્યો હતો અને બંને ફોલ્ટલાઇન આફટરશોક દ્વારા પુન મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી રહી છે તેથી અલગ અલગ અક્ષાંશ રેખાંશ પર એપી સેન્ટર નોંધાઇ રહ્યું છે